રૂપિયાનું ભંડોળ રચવાનો નિર્ણય લીધો છે મહારાષ્ટ્રમાં ભાજપના અગ્રણીઓ રાજ્ય સરકારની રચના કરવાના પ્રયાસ રૂપે આજે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળશે ભારતે કરતારપુરમાં આવનાર વીઆઈપી ભાવિકોને ઉચ્યસ્તરીય સલામતી પૂરી પાડવા પાકિસ્તાનને જણાવ્યું છે અને ક્રિકેટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટઇન્ડિઝ સામેની વન ડે મેચોની

હિમાચલ પ્રદેશ સરકારે રાજ્યમાં મૂડીરોકાણ આકર્ષવા અને રોજગારીની તકો વધારવા આ પરિષદનું આયોજન કર્યું છે

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી રેલવેમંત્રી પિયુષ ગોથલ તેમજ મંત્રીમંડળના અન્ય કેટલાક સભ્યો આ પરિષદમાં ભાગ લેશે

આ ભંડોળની મદદથી સમગ્ર દેશમાં અટવાયેલા આશરે સાડા યાર લાખથી વધુ એક હજાર છસ્સો આવાસ યોજનાઓનું કામ હાથ ધરાશે સરકારના આ ભંડોળના લીધે ડેવલપરોને અધુરી થોજનાઓ પુરી કરવા માટે રાહત મળશે તથા ગ્રાહકોને આવાસો સમયસર મળી શકશે

રાજ્ય વિધાનસભાની મુદ્દત આ શનિવારે પૂરી થતી હોવાથી ભાજપ રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કરે તેવી સંભાવના છે ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવાર તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ યંદ્રકાન્ત પાટીલ આજે રાજ્યપાલને મળશે ગઈકાલે મુંબઈમાં ભાજપની કોર સમિતીની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મુનગંટીવારે જણાવ્યું હતું કે ભાજપ રાજ્યમાં ભાજપ શિવસેના સરકારની વહેલી તકે રચના થાય તેવા પ્રયાસ કરી રહ્યો છે ભાજપના આ નિર્ણયને આવકારતા શિવસેના તેના સંજય રાઉતે યૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ માટેની તેમની માંગમાં સમાધાન નહીં થાય તેમ જણાવ્યું હતું

ગઈકાલે પુણેમાં સાતત્યપૂર્ણ જળ વ્યવસ્થાપન અંગેની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરતા તેઓ બોલી રહ્યા હતા તેમણે ખાતરી આપી કે જળ સોતોની મોજણીની કામગીરી પુરી થતાં જ ભારત સાતત્યપૂર્ણ જળ વ્યવસ્થાપનના માર્ગે આગળ વધશે

નવો કાયદો તબીબી વિદ્યાર્થીઓને વાજબી દરે શિક્ષણ મેળવવાનો અધિકાર પણ આપશે

અથડામણમાં કેટલાંક માઓવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો પોલિસ અધિકારીઓએ કર્યો હતો

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ભારતથી કરતારપુર જનાર મહત્વના લોકોમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ અને હરદીપસિંહ પૂરી અને ઘણાં બધા સાંસદોનો સમાવેશ થાય છે દરમિયાન માનવ સંસાધન વિકાસમંત્રી રમેશ પોખરીયાલ નિશંક અને કેન્દ્રીય પ્રક્રિયાકૃત અન્ન વિભાગના મંત્રી હરસિમરત કૌર બાદલ આજે દિલ્હીમાં ખાલસા કોલેજ ખાતે યોજાયેલું એક સમારંભમાં ગુરૂનાનક દેવજીના જીવનને લગતા ત્રણ પુસ્તકોનું વિમોચન કર્યું હતું

ઉલ્લેખનીય છે કે કરતારપુર કોરિડોરનું શનિવારે ઉદઘાટન થશે આ કોરિડોર પંજાબ ખાતેના ડેરા બાબા નાનક ધર્મસ્થળને પાકિસ્તાનના કરતારપુર ખાતે આવેલા દરબાર સાહિબને જોડે છે

દુબઈ ખાતેનું ગુરૂદ્વારા ભારતના શીખ અને અન્ય સમુદાયો માટે સમૂહ મિલન યોજવાનું સ્થળ છે અહીં રક્તદાન શીબીર શ્રમ શીબીર તબીબી શીબીર પંજાબી સંસ્કૃતિ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે

ઉલ્લેખનીય છે કે વિકાસાત્મક અવ્યવસ્થા માટે જેનેટીક પરિવર્તન જવાબદાર હોય છે અને ભારતમાં વિકાસાત્મક અવ્યવસ્થા ધરાવનાર દશમાંથી સાત બાળકોને જેનેટીક પરિક્ષણની સુવિધા મળતી નથી મીશીગન યુનિવર્સિટીના સ્ટેફની બિલાસે જણાવ્યું છે કે તેઓ એઇમ્સ અને મણિપાલ સાથે છેલ્લાં યાર વર્ષથી કામગીરી કરી રહ્યા છે

ભારતીય અમેરિકન ગઝાલા હાશ્મી વર્જિનિયા સ્ટેટ સેનેટની ચૂંટણીમાં પ્રથમ મુસ્લિમ મહિલા તરીકે ચૂંટાથા છે જ્યારે સુભાષ સુબ્રમણ્યમ વર્જિનિયા રાજ્ય પ્રતિનિધિ સભા માટે યૂંટાયા છે કેલિફોર્નિયામાં માનો રાજુ વિજયી થયા છે અને ઉત્તર કેરોલીનામાં ડિમ્પલ અજમેરાએ ફરીથી યૂંટણીમાં જીત હાંસલ કરી છે

મહા વાવાઝીડું પૂર્વ અને ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધતી વખતે તબક્કાવાર નબળું પડીને હવાના ઊંડા દબાણમાં પરિવર્તિત થાય સંભાવના છે અમારા સંવાદદાતા જણાવે છે કે મહા વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારો પૈકી ઘણાં વિસ્તારોમાં ગઈકાલ સાંજથી હળવોથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે